આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિશ્વ ભારતી યુનિવર્સિટીના દિક્ષાંત સમારોહને સંબોધન કરતાં શ્રી મોદીએ કહ્યું કે દુનિયાભરમાં આતંક અને હિંસા ફેલાવતા ઘણા લોકો ઉચ્ય શિક્ષિત પણ હોય છે

પ્રધાનમંત્રીએ કહ્યું કે આ બધાનો આધાર માનસિકતા હકારાત્મક છે કે નકારાત્મક છે તેના પર નિર્ભર છે પ્રધાનમંત્રીએ કહ્યું કે જ્ઞાન અને સતાઓ ઘણી જવાબદારીઓ સાથે આવે છે અને વિદ્યાર્થીઓએ વિવિધતામાં એકતા જાળવવા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ શ્રી મોદીએ કહ્યું કે યુનિવર્સિટીઓ જ્ઞાનનો ભંડાર છે કૌશલ્ય હંમેશા વિકાસ તરફ લઇ જાય છે તેમણે ગરીબોના કલ્યાણ માટે સમર્પિત સેવા માટે વિશ્વ ભારતીની પ્રશંસા કરી પ્રધાનમંત્રીએ કહ્યું કે વિશ્વભારતી એ માત્ર યુનિવર્સિટી નથી પરંતુ એક જીવંત પરંપરાનો ભાગ છે તેમણે કહ્યું કે જો ગુરુદેવ વિશ્વ ભારતીને માત્ર એક યુનિવર્સિટી તરીકે જોવા માંગતા હોત તો તેઓ તેનું નામ ગ્લોબલ યુનિવર્સિટી રાખી શકતા હતા પરંતુ તેમણે તેનું નામ વિશ્વ ભારતી યુનિવર્સિટી રાખ્યું હતું શ્રી મોદીએ કહ્યું કે ગુરુદેવ ટાગોર માટે વિશ્વ ભારતી માત્ર જ્ઞાનનું સ્થાન ન હતું પરંતુ ભારતીય સંસ્કૃતિના ઉચ્ચતમ લક્ષ્ય સુધી પહોંચવાનો પ્રયાસ હતો

પ્રધાનમંત્રીએ છત્રપતિ શિવાજીની આજે જન્મજયંતિ પર યાદ કરીને ટાગોર દ્વારા શિવાજી પર લખાયેલી કવિતા ટાંકી હતી તેમણે કહ્યું કે એક મહાન સંસ્થાના દિક્ષાંત સમારોહમાં ભાગ લેવાનું પ્રેરણાદાયક અને આનંદકારક છે દિક્ષાંત સમારોહમાં રૂબરૂ હાજર ના રહી શકવા બદલ તેમણે ખેદ દર્શાવ્યો હતો આ પ્રસંગે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ અને યુનિવર્સિટીના ગૃહપતિ જગદીપ ધનકર કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરીયલ નિશંક અને રાજ્યમંત્રી સંજય ધોત્રે પણ ઉપસ્થિત રહ્યા હતા

ડોક્ટર હર્ષવર્ધને આ અભિયાનમાં સામેલ તમામ મુખ્યમંત્રીઓ અને અધિકારીઓનો આભાર માન્યો અને કહ્યું કે આપણે સો ટકા રસીકરણ માટે સંકલ્પ કરવો જોઈએ તેમણે કહ્યું કે સરકારે અંદાજપત્રમાં આરોગ્ય ક્ષેત્રને સૌથી વધુ પ્રાધાન્ય આપ્યું છે અને નાણાં પંચે પણ આરોગ્ય અંગે ખાસ અલગ ચેપ્ટર ફાળવ્યું છો ભારત ચીન કોર્પ્સ કમાન્ડર ભારત અને ચીનના કોર્પ્સ કક્ષાની મંત્રણા આવતીકાલે મોલ્ડોમાં વાસ્તવિક નિયંત્રણ રેખા નજીક ચીન બાજુએ થશે કોર્પ્સ કમાન્ડર કક્ષાની વાટાઘાટોનો આ દસમો રાઉન્ડ થશે તેમાં પેંગોંગ તળાવના ઉત્તર અને દક્ષિણ કાંઠેથી લશ્કર પાછું ખેંચવા સંમત થયા બાદ હવે અન્ય ચોકીઓ પર ઘર્ષણ ટાળવા માટે ચર્ચા કરે તેવી સંભાવના છે લશ્કરી અને રાજદ્વારી સ્તરે વાટાઘાટો પછી વાસ્તવિક નિયંત્રણ રેખા પરથી ભારતીય સૈન્ય અને ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના સૈનિકોની વિસ્થાપન પ્રક્રિયા શરૂ થઇ હતી સંરક્ષણમંત્રી રાજનાથસિંહે ગત સપ્તાહે કહ્યું હતું કે ચીન સાથેની વાટાઘાટો દરમિયાન ભારતની વ્યૂહરચના અને અભિગમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન પર આધારિત છે ચીન ગલવાન ખીણ ચીને સૌ પ્રથમવાર કબુલ કર્યું છે કે ગયા વર્ષે જૂન મહિનામાં ગલવાન ખીણમાં ભારતની સેના સાથેની અથડામણમાં ચીનના પાંચ સૈનિકોના મોત નીપશ્યાં હતાં ચીનના સેન્ટ્રલ મિલીટરી કમિશને મૃત્યુ પામેલા પાંચ સૈનિકોના નામની જાહેરાત કરી છે અમારા બીજીંગના સંવાદદાતા જણાવે છે કે ભારતે આ અથડામણમાં વીરગતિ પામેલા વીસ સૈનિકોનું સન્માન કર્યું હતું જ્યારે ચીને તેના સૈનિકોના મૃત્યુ અંગે અત્યાર સુધી યૂપકીદી સેવી હતી પુકુચેરી પુફ્યેરીના ઉપરાજ્યપાલ તમીલસાઇ સુંદરરાજને મુખ્યમંત્રી નારાયણસામીને વિધાનસભામાં બહુમતી પુરવાર કરવા જણાવ્યું છે આ માટે બાવીસમી ફેબ્રુઆરીએ વિધાનસભાની ખાસ બેઠક બોલાવવામાં આવી છે

ડીઆરડીઓ હેલીના ડીઆરડીઓ દ્વારા ડિઝાઇન કરેલા હેલિના અને ધુવાસ્ત્ર મિસાઇલ માટે આજે સંયુક્ત રીતે પરિક્ષણ કરવામાં આવ્યું રણમાં એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર પ્લેટફોર્મથી પરિક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું મિસાઇલ ક્ષમતાઓનું ન્યૂનતમ અને મહત્તમ રેન્જમાં મૂલ્યાંકન કરવા માટે પાંચ મિશન હાથ ધરવામાં આવ્યા હતા આ મિસાઇલો વાસ્તવિક લક્ષ્ય સામે ચલાવવામાં આવ્યા હતા હેલિના એ ત્રીજી પેઢી એ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ છે જે સીધા ત્રાટકવામાં તેમજ પ્રહારના મોડમાં લક્ષ્યોને જોડી શકે છે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન દ્વારા સ્વદેશી રીતે વિકસિત આ મિસાઈલ્સ વિશ્વના સૌથી અદ્યતન એન્ટી ટેન્ક શસ્ત્રોમાંનું એક છે સંરક્ષણમંત્રી રાજનાથસિંહે ડીઆરડીઓ ભારતીય ભૂમિદળ અને ભારતીય વાયુસેનાને આ સિધ્ધિ બદલ અભિનંદન આપ્યા છે

તેમના સ્વદેશી બનાવટનાં ઉત્પાદનોના પ્રદર્શન અને વેચાણ માટે આ હાટ યોજાઈ છે